માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં જણાવ્યુ કે આ યોજના અંતર્ગત દરેક પરિવારને પાંચ મહિના માટે પાંચ કિલો ઘઉ અથવા યોખા અને એક કિલોગ્રામ દાળ આપવામાં આવશે

શીતલ વૈષ્ણવ મુ ખ્યમંત્રી યાત્રાધામ મુ ખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયના યાત્રા પ્રવાસન ધામોના સંકલિત વિકાસનું સુ ચન કર્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગાંધીનગરમાં સર્વગ્રાહી કામગીરી સમીક્ષા બેઠક દરમ્યાન આ સુ ચન કર્યું હતું તેમણે કહ્યુ કે રાજયમાં આવતા પ્રવાસીઓમાંથી ત્રીજા ભાગના મુખ્યત્વે ધાર્મિક હેતુ સરના યાત્રાળુ પ્રવાસીઓ હોય છે ત્યારે દેશભરમાંથી આવતા આવા યાત્રિકો માટે યાત્રાધામોમાં દેવદર્શન સાથે પ્રવાસનનો અભિગમ રાખવો પણ જરૂરી છે

મુખ્યમંત્રીએ કચ્છનું ઉદાહરણ ટાંકીને કહ્યુ કે સફેદ રણ ધોરડોના પ્રશ્નાસે આવનારા પર્યટકો માતાના મઢનારાયણ સરોવર જેવા સ્થળોની અવશ્ય મુલાકાત લે તે રીતે આકર્ષણો ઉભા કરવા જોઈએ

શીતલ વૈષ્ણવ વરસાદનું જોર કચ્છ માં વરસાદ નું જોર ઘટયું છે અને ભારે વરસાદ ની આગાહી નો સમય વિતી જતાં તંત્ર દ્વારા ચોમાસાં ના પહેલા વરસાદ નો લાભ કેટલો થયો તેની વિગત એકત્ર કરવા માં આવી રહી છે આપત્તિ વ્યવસ્થાપન મામલતદાર સી આર